આ ઉપરાંત જે દર્દીઓ પોઝીટીવ છે તેમને આઈસોલેટ કરવામાં આવે અને તેમના સંપર્કમાં કોણ આવયું છે તેની પજ્ઞ માહિતી મેળવવામાં આવે

દેશમાં રસીકરણની કામગીરી ઝડપી બની છે દેશમાં કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે વીરલ રાણા કેન્દ્રિય આરોગ્ય મંત્રી કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધને ગઈકાલે કોવિડ રસીનો બીજો ડોઝ લીધા બાદ જણાવ્યું હતું કે કોવિડની તમામ રસી સલામત અને અસરકારક છે તેમણે લોકોને રસીકરણ માટે આગળ આવવા અને તેને જન આંદોલન તરીકે અપનાવવા તાકીદ કરી છે

વિધાનસભા ખાતે નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે રાજયના જાહેર દેવાના પ્રમાણમાં રાજયના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનની સાપેક્ષમાં ઘટાડો થયો છે

વીરલ રાણા દાંડીયાત્રા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી યોજાઈ રહેતી દાંડીયાત્રા ગઈકાલે ઓગણીસમાં દિવસે સુરત જિલ્લાના સાંધિયેર ગામમાંથી પસાર થઈને દેલાડ ગામે પહોંચી હતી જયાં યાત્રીકોનું સ્વાગત સાંસ્ક્રતિક કાર્યક્રમ યોજાયો હતો આજે પદયાત્રીઓ સાયણ ગામે વિશ્રામ કરશે અને આવતીકાલે પહેલી એપ્રિલના સવારે સાયજ઼થી નીકળી પદયાત્રા છાપરાભાઠા પહોંચશે જયાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે

વીરલ રાણા હવામાન આગામી બે દિવસ સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે પણ ત્યારબાદ ફરી હીટવેવ સર્જાવાની શક્યતા છે